રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર આગામી બીજી જુલાઇથી શરૂ થશે

રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત રહ્યું છે

બીજી જુલાઇએ નાણામંત્રી નીતીનભાઇ પટેલ અંદાજપત્ર રજૂ કરશે

રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુના બનાવમાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે

ઓછું પ્રદ્રષણ કરનારા તથા પ્રદ્રષણ બોર્ડના નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીના હસ્તે ઉત્સર્જક વેપાર યોજના જાહેર કરવામાં આવશે આ યોજનામાં ગુજરાત દેશ અને વિશ્વમાં પ્રથમ રાજ્ય છે આ યોજના દ્વારા ઓછુ પ્રદૂષણ કરનારા તથા નિયમોનું પાલન કરનારા ઉદ્યોગોને નાણાકીય ફાયદો થશે

વુક્ષ પ્રેમી આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

શ્રી કાંતિભાઇ પટેલે અમદાવાદના રાણીપ અને નારણપુરામાં બે હજારથી વધુ વૃક્ષોનું એકલા હાથે જતન અને સંવર્ધન કર્યું છે તેમણે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો

શાળા પ્રવેશોત્સવ અંગે મળેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતે હવે સમત્ર વિશ્વ સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા કેળવી છે ત્યારે ભાવિ પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણથી સજજ કરવા શાળા પ્રવેશોત્સવથી ફોકસ કરવું છે

હવે રાજ્ય સરકારે બાળકોના ગુણાત્મક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાલી તથા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની આગેવાનીમાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રગતિશીલ અને સફળ ખેડૂતોના અનુભવ અન્ય ખેડૂત સુધી પહોંચાડતો પરિસંવાદ યોજાશે ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની છણાવટ માટે ખાસ વ્યવસ્થા કરાશે જેથી આ યોજનાનો ફાયદો લેવાથી કોઇ ખેડ્રત વંચિત રહે નહીં

હવામાન રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં ગરમીનું મોજું યથાવત રહ્યું છે

આગામી બે દિવસો દરમ્યાન તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નથી

ગુજરાત મત્સ્યોઘોગ કાયદા હેઠળ આ પ્રતિબંધ મુકાયો છે પરંતુ મશીન વગરની નાનકડી હોડી વડે માછલી પકડી શકાશે સમુદ્રી જીવના પ્રજનનકાળને ધ્યાનમાં રાખી આવું ફરમાન બહાર પડાતું હોય છે પોરબંદર ખાતે કાર્યરત મદદનીશ મત્સ્યોઘોગ કચેરી દ્વારા બહાર પડાયેલી યાદી કહે છે કે માછીમારી પ્રતિબંધનો ભંગ કરનાર યાંત્રિક હોડીનું લાયસન્સ રદ કરવા ઉપરાંત પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે